પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે રાજ્ય સરકારે હેલ્મેટ પી યુ સી સહિતના નવા મોટર વાફન કાયદાના અમલીકરણ બાબતે મહત્વના નિર્ણયો લીધા છે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠક માટેની પેટાચૂંટણી માટે ઉમેદવારોએ યૂંટણી જંગમાં ઝુકાવ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગોને અપાતી સાધન સહાયની રકમ બમણી કરવાની જાહેરાત કરી છે

કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશમાં રોજગાર માટે સેવા આપતી તથા સરકારી માન્યતા ધરાવતી સંસ્થાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આસ્થા સાધના અને તપના પર્વ શારદીય નવરાત્રીની આજે મહાઅષ્ટમી છે માઇ મંદિરોમાં હોમ હવન નૈવેદ્ય સહિતના કાર્યક્રમો યોજાશે

યુ સી સહિતના નવા મોટર વાહન કાયદાના અમલીકરણ બાબતે મહત્વના નિર્ણયો લીધા છે મુખ્યમંત્રી વિજય રૃપાણીના અધ્યક્ષપદે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં હેલ્મેટ પી

આ ઉપરાંત રીક્ષા યાલકોને શીખાઉ લાયસન્સ માટેની કમ્પ્યુટર આધારીત પરીક્ષા માટે તાલીમ અને જાણકારી આપવા યોજવામાં આવી રહેલા કેમ્પોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે

થરાદ અને બાયડ બેઠક ઉપર સાત સાત તો ખેરાલુમાં ચાર ઉમેદવાર છે

ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ રાધનપુર અને બાયડ બેઠક ઊપર છે કારણ કે ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા અહીંથી લડી રહ્યાં છે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે રધુભાઈ દેસાઈ તથા ધવલસિંહ સામે બાયડ બેઠક ઉપર જશુભાઈ પટેલને મેદાનમાં ઊતાર્યા છે થરાદ બેઠક ઉપર ભાજપના જીવરાજભાઈ પટેલ સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે તો ખેરાલુમાં ભાજપના અજમલ ઠાકોરને કોંગ્રેસના બાબુજી ઠાકોર ટક્કર આપશે અમદાવાદ શહેરમાં આવેલી અમરાઈવાડી બેઠક ઉપર ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ વચ્ચે મુકાબલો થવાનો છે લુણાવાડામાં ભાજપે જીઝેશ સેવકને ટિકિટ આપી છે તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ છે

કંડલા મનસુખ માંડવીયા કંડલા નજીક દિનદયાળ પોર્ટ પરિસરમાં ખાનગી ક્ષેત્રની મદદ વડે વિશાળ ફર્નિચર પાર્ક સ્થાપવાનું આયોજન હાથ ધરાયું છે ગાંધીધામ ખાતે ગઇકાલે કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં મહત્વનો સેમિનાર યોજાઈ ગયો

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે મોકળા મન અંતર્ગત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કરતાં મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી

શ્રી રૂપાણીએ અલાયદુ દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત કરવાની અને દિવ્યાંગ વેલ્ફેર કમિશનરની નિમણૂંક કરવાની પણ જાહેરાત કરી હતી

શ્રી રૂપાણીએ જણાવ્યું કે દિવ્યાંગોના જીવનમાં હેપીનેસ ઇન્ડેક્સ વધારવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે

આગજા દુર્ગેશ વિદેશ રોજગારી કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશમાં રોજગારી મેળવવા જતા લોકોના હિતમાં વિદેશમાં રોજગાર માટે સેવા આપતી તથા સરકારી માન્યતા ધરાવતી સંસ્થાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે વિદેશ મંત્રાલયમાં નોંધણી કરાવેલા અધિકૃત એજન્ટોની વિગતો ઇમિગ્રેટ ડોટ જી ઓ વી ડોટ ઇન વેબ સાઇટ ઉપર જોઇ શકાશે

પાકિસ્તાની બોટ પકડાઇ કચ્છના અખાતમાં આવેલી સિરક્રિક જેવી સાંકડી દરિયાઇ પટ્ટીમાં બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાથ લાગતા તંત્ર સાવધ બન્યું છે અમારા પ્રતિનિધી જણાવે છે કે બી

ની પેટ્રોલિંગ ટ્રકડીને આ બોટ હાથ લાગી ત્યારે તેમાં કોઇ માછીમાર નહોતા તેઓ પાકિસ્તાની દરિયાઇ સરહદ તરફ નાસી ગયા હોવાનું મનાય છે માછીમાર વગરની બંને બોટમાંથી માછીમારી કરવાનો સામાન હાથ લાગ્યો છે દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલિંગ વધારી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે

વડોદરામાં પાદરા નજીક પ્રમુખ સ્વામી મહાસજના જન્મસ્થળ યાણસદ ગામે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રુપાણી એ પ્રાસાદિક તળાવની કાયાપલટ કરતાં અનેક પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું પર્થટન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ યાણસદ ગામના તળાવની મધ્યમમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયરૂપાણી એ જણાવ્યું કે ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનનું નવઉન્મેષ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિવ્ય અ ભવ્ય ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનવાનો ખાસ અનુરોધ કર્યો હતો અષ્ટમી આસ્થા સાધના તપના પર્વ શારદીય નવરાત્રીની આજે મહાઅષ્ટમી છે

અનેક શ્રદ્ધાળુઓ આજના દિવસે પોતાના કુળદેવતાના નેવૈદ્ય ધરાવતાં હોય છે તેમજ આજના દિવસે અનેક માઇ મંદિરોમાં હવનનું આયોજન થતુ હોવાથી આ દિવસને ફવનાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે અમદાવાદ સહિત રાજ્યના માઇ મંદિરોમાં આજે વિશેષ પૂજા અર્ચન હોમ હવન શ્રીસુકત પઠન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે શક્તિપીઠ અંબાજી ચોટીલા પાવાગઢ સહિતના મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપુર ઉમટશે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે આજે મધ્યરાત્રિએ આઠમના હવનનો પ્રારંભ થશે દરમ્યાન આજે મહાઅષ્ટમીએ કુમારીકા પૂજનનું પણ સવિશેષ મહત્વ હોવાથી શ્રધ્ધાળુઓ કુમારીકા પૂજન પણ કરતાં હોય છે રાજ્યમાં બંગાળી સમુદાયના લોકો દ્વારા પણ દુર્ગાપૂજા નિમિત્તે વિશેષ આયોજનો હાથ ધરાયાં છે

જૈન ધર્મના લાખો અનુયાયીઓ આયંબિલ જેવી આરાધના દ્વારા સ્વાદેન્દ્રીયને સંતુલીત કરશે જૈન દર્શન કહે છે કે રસ વિજેતા બને તે પરમ રસને પામી શકે આયંબિલ કરનાર સાધકે અનાજપાણી અને મીઠા વડે બનેલા ખોરાકનું માત્ર એક સમય ભોજન કરવાનું હોય છે અને ઘી દૂધ ગોળ ખાંડતેલ મરચાંનો સદંતર ત્યાગ કરવાનો હોય છે તનમન તથા આત્માની શુંઘ્ઘિ માટે આયંબિલ વ્રત શ્રેષ્ઠ મનાય છે

વડોદરા તરફથી ફણાલ પંડ્યાએ ત્રણ અ અતીત શેઠ તથા ઋષિ અરોડેએ બે બે વિકેટો ઝડપી હતી

અમરેલીના પ્રતિનિધિ જણાવે છે કે ગીર પંથકમાં છૂટો છવાયો વરસાદ થયો છે

જામનગરના કાલાવડ પંથકમાં ઠેર ઠેર વરસાદ થયાના સમાચાર છે કચ્છમાં પણ વાતાવરણમાં અનાયક પલટો આવ્યો હતો